આજે ગાંધીનગર ખાતે રાજ્યમાં રસીકરણની કામગીરી અંગે યોજાયેલી સ્ટેટ ટાસ્ક ફોર્સની બેઠકમાં આરોગ્ય કમિશનર જયંતિ રવિએ આ મુજબ જણાવ્યું હતું

અમદાવાદ અરવલ્લી અને દાહોદ જિલ્લામાં સો ટકા રસીકરણ કરાયું હતું તેમણે કહ્યું કે જે જિલ્લાઓમાં રસીકરણનું પ્રમાણ ઓછું ત્યાં વિવિધ ધર્મોના સ્થાનિક ધર્મ ગુરૂઓના સહકારથી જે તે જ્ઞાતિના લોકોને બાળકોના રસીકરણ માટે જાગ્રત કરવા પ્રયાસો કરવા જોઈએ આવતીકાલે પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે રાજ્યભરમાં તડામાર તેયારીઓ ચાલી રહી છે

તમામ ઐતિહાસિક સાંસ્કૃતિક અને પ્રવાસન કેન્દ્રો ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ અનોખી ઉજવણી કરાશે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉજવણી થશે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે વિવિધ ધર્મ સંપ્રદાયના અંદાજે એક હજાર જેટલા સાધુ મહંતો પણ આ યોગ સાધનામાં જોડાશે પોરબંદર જિલ્લામાં પાંચમા વિશ્વ યોગ દિવસની આવતીકાલે ઉજવણી થનાર છે તેમાં યોગ ફોર હાર્ટ કેરનું થીમ રાખવામાં આવ્યું છે

જુદા જુદા સ્વિમિંગપુલમાં બહેનો દ્વારા એક્વા યોગ કરવામાં આવશે મહીસાગર જિલ્લામાં પણ યોગઅભ્યાસના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે જૂદી જૂદી સંસ્થાઓમાં યોગ ટ્રેનરો અને વ્યાયમ શિક્ષકો દ્વારા યોગ નિર્દેશન સવારે લુણાવાડા ખાતે પોલિસ પરેડ ગ્રાઉન્ડમાં યોગ કરાશે તીર્થધામ દેમગડા રૈયોલી ડાયનાસોર પાર્ક કડાણા ડેમ અને ઐતિસિક સ્થળ ક્લેશ્વરી તેમજ માનગઢ હીલ ખાતે યોગ અભ્યાસ કરશે ભાવનગરની જીલ્લા જેલમાં જગદીશ્વરમ ફાઉન્ડેશન તથા આંતરરાષ્ટ્રીય નિસર્ગ ઉપચાર સંસ્થાના ઉપક્રમે ચાલી રહેલા યોગ વર્ષનું આવતીકાલે સમાપન થશે

જેલના કેદીઓનું આરોગ્ય વધે તથા મનોબળ વધે અને સકારાત્મક વિચારોનું સિંચન થાય તે હેતુથી તેમને ધ્યાન પ્રાણાયમ યોગાસનો શીખવાડવામાં આવી રહ્યા છે આ તાલીમ કાર્યક્રમનું આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિને સમાપન થશે

ચંદીગઢમાં આયોજિત બીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ પુરસ્કારો આપવાની જાહેરાત કરી હતી

આ કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતી આપતાં ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ શ્રી અરવિંદ પટેલે જણાવ્યું કે યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે તેમજ રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી સ્વતંત્ર પ્રભાર શ્રી મનસૂખ માંડવીયા ખાસ ઉપસ્થિત રહેશે

આજે ગાંધીનગર ખાતે આદિજાતિ સલાહકાર પરિષદની સ્થાયી સમિતિની બેઠકમાં આદિજાતિ મંત્રી ગણપતભાઈ વસાવાએ આ માહિતી આપી હતી તેમણે કહ્યું કે સંતરામપુર તાલુકામાં એક નવી સાયન્સ કોલેજ પણ ખોલવામાં આવશે મંત્રી વસાવાએ જણાવ્યું કે પીવાનું પાણી જળસંચય માર્ગ સુવિધાના કામોને ટોચ અગ્રતા આપી ઝડપથી પૂર્ણ કરાશે આ બેઠકમાં રાજ્યમંત્રી રમણલાલ પાટકર પણ ઉપસ્થિત રહ્યા હતા

આ ઘટનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે અને તમામ ગુનેગારોની જલદીથી ધરપકડ થાય તેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે

દરેક ગામે એક તલાટી અથવા ગ્રામ સેવક કોમ્પ્યુટર ઓપરેટર ઝૂંબેશ જોડાશે

કેન્દ્ર સરકારે પાક ધિરાણ હેઠળ રાજ્યના ખેડૂતો પાસેથી બેંકો દ્વારા થતી વ્યાજ વસુલાત બંધ કરવાનો નિર્ણય કર્યો છે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી પુરષોત્તમ રૂપાલાએ ગઈકાલે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે હવેથી વ્યાજ અંગેનો નિર્ણય કેન્દ્ર રાજ્ય સરકાર અને બેંકો દ્વારા ઉકેલવામાં આવશે

અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે વનીકરણ કાર્યક્રમ દરમિયાન દક્ષિણ ડાંગ અને ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા જંગલોમાં સાગ સીસમ વાંસ બેહડા પોળસ સાદડ ગરમાળો જેવા વિવિધ રોપાઓ રોપવામાં આવશે

આજે પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર રવિક્રમાર અરોરાએ આ માહિતી આપતા જણાવ્યું કે આ ઝૂંબેશમાં સ્વૈચ્છિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોનો સહકાર લેવામાં આવશે આ અંગે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે

પશુ પાલન રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે દેવગઢ બારીયા તાલુકાના મોટી ખજુરી અને અસાયડી ગામે નવી સિંચાઈ યોજનાઓના ભૂમિ પૂજન પ્રસંગે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે કડાણા જળાશય આધારિત યોજના અને જિલ્લાના મોટા ડેમ ચેકડેમ અને તળાવો થકી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તેવું આયોજન છે